મુખ્ય યૂંટણી કમિશનર શ્રી સુનીલ અરોરાએ આજે નવી દિલ્હીમાં આ અંગેની જાહેરાત કરી છે

આજથી આદર્શ આયાર સંહિતા લાગુ થઇ છે

દિલ્ફીમાં ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અને મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે દિલ્ફીની જનતા રાહ્ જોઇ રહી છે અને જુકાણા નહીં પરંતુ કામગીરીના આધારે મતદાન કરશે તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારે લોકોને ગેરમાર્ગે દોર્યા છે પાણી વીજળી આરોગ્ય જેવી સુવિધાઓ આપી નથી તથા આયુષ્માન ભારત યોજનાનો અમલ કર્યો નથી આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ કામગીરીના આધારે ચૂંટણી લડશે પ્રવક્તા રાધવ ચદ્વાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે કટીબદ્ધ છે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે સરકારની કામગીરીને આધારે યૂંટણી લડવાની જાહેરાત કરી છે આજે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘેરઘેર ફરીને સરકારની કામગીરીથી લોકોને વાકેફ કરશે સમગ્ર ચૂંટણી પ્રચાર રચનાત્મક ધોરણે કરાશે તેમ તેમણે કહ્યું હતું

અને જેએનયુમાં થયેલી હિંસા અંગે યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાતયીત કરવા જણાવ્યું હતું શ્રી શાહે જેએનયુની સ્થિતિ અંગે ગઈકાલે દિલ્ફી પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી અને ગત સાંજે થયેલી હિંસા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારી દ્રારા તપાસના આદેશ આપ્યા હતા ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આ તપાસ સંયુક્ત કમિશનર પોલીસ સ્તરના અધિકારી દ્રારા કરાશે ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસને સંસ્થાનમાં પ્રર્વતી રહેલી સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત કરવા લીઘેલા પગલા અંગે અહેવાલ આપવા જણાવ્યું છે જેએનયુના પ્રો વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રારે આજે સવારે શ્રી બૈજલની મુલાકાત લીધી હતી અને તેમને સ્થિતિથી વાફેક કર્યા હતા માનવસંપત્તિ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશાંકે જેએનયુમાં બનેલી હિંસાની ઘટનાને વખોડી કાઢતા તેને કમનસીબ અને ચિંતાજનક ગણાવી હતી દરમ્યાન જેએનયુ વહીવટીતંત્રએ હિંસામાં ઘાયલ વિદ્યાર્થીઓ અંગે દુ ખની લાગણી વ્યક્ત કરી છે જેએનયુ વહીવટીતંત્રે યુનિવર્સિટીના હિસ્સેદારોને કેમ્પસમાં શાંતિ જાળવવા અને ખોટી માહિતીથી ઉશ્કેરાઈ નહી જવાની અપીલ કરી છે નાયબ પોલીસ કમિશનર દેવેન્દ્ર આર્યે જણાવ્યું છે કે પોલીસે આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધી છે પોલીસે જેએનયુ કેમ્પસમાં ફ્લેગ માર્ચ કરી હતી અને સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે

ઉલ્લેખનીય છે કે જેએનયુમાં ગત સાંજે બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થઈ હતી

કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું છે કે શિક્ષણ સંકુલ રાજકીય ન હોવાં જોઇએ અમેઠીની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે યુનિવર્સિટી રાજકીય મેદાન ન બનવું જોઇએ તેનાથી વિદ્યાર્થીઓના ભાવિને અસર થાય છે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે જવાબદારી નક્કી કરી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે

રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પરના હ્મલાની ટીકા કરી છે અને તેને આયોજીત કાવતરૂં ગણાવ્યું છે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ દ્વારા આજે મુંબઇની રૂઇઆ કોલેજ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા

બંનેએ દ્વિપક્ષી સંબંધોમાં સંતોષ વ્યક્ત કર્યો હતો પરસ્પરને લગતી બાબતોમાં આર્થિક સહકાર માળખાંકીય બાબતો કૌશલ્ય વિકાસ તથા આર્થિક સહકાર કરાર અને ડીજીટલ અર્થતંત્ર જેવી બાબતોની બેઠકમાં ચર્ચા થઇ હતી શ્રી શણમુઘરત્નમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમના દ્વારા સામાજિક પરિવર્તન અને ડીજીટલ અર્થતંત્ર માટે કરાયેલી કાર્યવાહીના વખાણ કર્યા હતા

સર્વોચ્ય અદાલતે આ કાયદા હેઠળ રચિત કમિશન દ્વારા બનાવાયેલા શિક્ષકોની નિમણૂંકને પણ સમર્થન આપ્યું છે ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને યુ યુ લલિતની બનેલી ખંડપીઠે આ કાયદાને ગેરબંધારણીય ગણાવતા કોલકત્તા વડી અદાલતના ચુકાદાને અનામત રાખ્યો હતો અને મદરેસા મેનેજમેન્ટ સમિતિ દ્વારા કરવામાં આવેલી નિમણૂંકો માન્ય રાખવા જણાવ્યું હતું

મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની ખંડપીઠે જણાવ્યું કે આ પ્રકારનાં નિવેદન સંયોજક કરે તો તે અયોગ્ય કહેવાય વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા કરાયેલી અરજીમાં આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને સંથોજક હિતેશ દેવશર્માએ કરેલા કોમવાદી ઉલ્લેખ અંગે કાર્યવાહીની માગણી કરી છે આ અંગે અન્ય ઘણી અરજીઓ પણ કરવામાં આવી છે અદાલતે ચાર અઠવાડિયામાં જવાબ રજુ કરવા કેન્દ્ર અને આસામ સરકારને જણાવ્યું છે

એટર્ની જનરલ કે

વેણુગોપાલ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને તેમનાં મા બાપથી વિખૂટાં નહીં થવા દેવાય

ગયા અઠવાડિયે બે જવાનોની હત્યા બાદ આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે પાકિસ્તાની ધુસણખોરોએ શસ્ત્રો સાથે હ્મલો કર્યો હતો ખારી થારયત વિસ્તારમાં ચારે બાજુ કીલ્લેબંધી કરવામાં આવી છે

ઉપરાજ્યપાલના સલાહકાર કે

શર્માએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં વીજળીની જરૂરિયાતને પહોંચી વળવામાં આવશે અને આ માટે અલગ વિદ્યુત નિગમ ઉભું કરાયું છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચે આ પુરસ્કાર એનાયત કરાશે

લોકસભા અધ્યક્ષ દ્વારા સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાલયની સમિતિને આ બાબત સોંપવામાં આવી છે

મગેશચંદ્રને ટાઇટલ જીતી લીધું છે નવ રાઉન્ડમાં તેનો સતત વિજય થયો હતો

એ સ્ટાનીને હરાવ્યો હતો તથા ભારતીય ગ્રાન્ડ માસ્ટર ટીમ સેનગુપ્તાએ પણ આઠમા રાઉન્ડમાં હરાવ્યો હતો